તેમણે કહ્યું કે કાશ્મીર માટે પ્રવૃત્તિ કરતાં લોકોએ આગળ આવીને કેન્દ્ર સરકાર સાથે વાતયીત કરવી જાઇએ અને પોતાની ફરિથાદોનું નિવારણ મેળવવું જાઇએ કાશ્મીરમાં આતંકવાદની સમસ્યા સામે સફળતાપૂર્વક કામગીરી કરનાર ભારતીય સેનાના જવાનોને શ્રી રાજનાથસિંહે બિરદાવ્યા હતા

કેન્દ્રિયમંત્રી જીતેન્દ્રસિંહ લશ્કરના વડા જનરલ બીપીન રાવત અને ઉત્તર કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ રણબીરસિંઘ શ્રી રાજનાથસિંહની સાથે રહ્યા હતા

મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ હવે ઉત્તરપ્રદેશના નવા રાજયપાલ નિમાયા છે બિહારના રાજયપાલ લાલજી ટંડનને મધ્યપ્રદેશના રાજયપાલ બનાવ્યા છે

રવિ નાગાલેન્ડના નવા રાજયપાલ બનશે રાષ્ટ્રપતિ ભવનની યાદીમાં જણાવ્યું છે કે નવા રાજયપાલો પોતાના નવા રાજયોમાં કાર્યભાર સંભાળશે તે દિવસની તેમની નિમણુંક અમલમાં ગણાશે

નવા વિમાનમાર્ગોમાં મૈસૂરથી હૈદ્રાબાદ મૈસૂરથી ગોવા મૈસૂરથી કોચીન અને કોલકાત્તાથી શીલોંગ સુધીના વિમાન માર્ગોનો સમાવેશ થાય છે

કૃષિમંત્રીએ વધુમાં કહ્યું કે રાજયના આશરે અઢી લાખ જેટલા ખેડૂતોને સહાય આપતી યોજના રાજય સરકારે હાથ ધરી છે

આ કેસમાં હજારો રોકાણકારોના નાણાં ડૂબ્યા હતા આરોપી મંસૂરખાન દૂબઇ જતો રહ્યો હતો ગયા શુક્રવારે તે દુબઇથી દિલ્હી પાછો ફર્યો ત્યારે એન્ફોર્સમેન્ટ વિભાગે તેની ધરપકડ કરી હતી

છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈકેથા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી શીલા દિક્ષિતના અવસાન બદલ દુઃખની લાગણી વ્યકત કરી હતી રાષ્ટ્રપતિએ તેમના શોકસંદેશામાં જણાવ્યું છે કે પાટનગર દિલ્હીના વિકાસલક્ષી પરિવર્તન માટે તેઓ હંમેશા થાદ રહેશે ઉપરાષ્ટ્રપતિએ તેમને કુશળ વફીવટદાર અને પ્રધાનમંત્રીએ દિલ્હીના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર નેતા તરીકે ઓળખાવ્યા છે ભાજપના અધ્યક્ષ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે પણ સદગત શીલા દિક્ષિતના અવસાન બદલ દુઃખની લાગણી વ્યકત કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળની બીજી મુદ્દતમાં સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા બાદ મન કી બાતની આ બીજી કડી હશે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

ફાન્સે જણાવ્યું છે કે ઇરાનના આ પગલાને કારણે સંબંધિત વિસ્તારમાં તનાવ ઘટાડવાના પ્રયાસોમાં અવરોધ ઉભો થયો છે દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે બ્રિટીશ તેલવાહક જહાજના અટકાયતના મુદ્દે તેઓ બ્રિટન સાથે ચર્ચા કરશે તેમણે ઇરાનની કામગીરીને અસ્વીકાર્ય ગણાવીને જણાવ્યું હતું કે તેઓ આ પગલાથી ચિંતિત છે

વિદેશમંત્રાલયના પ્રવકતા રવિશકુમારે જણાવ્યું છે કે ભારતીય સભ્યોને ઝડપથી મુક્ત કરી તેમને સ્વદેશ લાવવા માટે ભારતીય મિશન ઇરાન સરકારના સંપર્કમાં છે

વી

સિંધુ તેની કારકીર્દીમાં પ્રથમવાર આ સ્પર્ધામાં ફાઇનલમાં પ્રવેશી છે અગાઉ જાપાનના યામા ગુચીએ તાઇ ઝું થીંગને પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો આવતીકાલે રમાનારી ફાઇનલમાં પી

સિંધુ અને યામાગુચી વચ્ચે મુકાબલો થશે

અને આ રાજીનામાને મંજૂર કરવા તે પંજાબના રાજયપાલ વી

સિંહ બદનોરને મોકલી આપ્યું છે

અને નિલ આર્મસ્ટ્રોંગ અને બઝ અલ્ટ્રીન ચંદ્રની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અવકાશયાત્રી બન્યા હતા ચંદ્રની ધરતી ઉપર પ્રથમવાર પગ મૂકનાર પ્રથમ અવકાશયાત્રી નિલ આર્મસ્ટ્રોંગે જણાવ્યું હતું કે એક માનવીનું આ નાનું પગલું એ સમગ્ર માનવજાતે લીધેલું વિરાટ પગલું છે

ભારતથી અન્ય દેશોમાં પેટ્રોલિયમ પેદાશો માટેની આ પ્રથમ પાઇપલાઇન છે ભારતીય તેલનિગમ અને નેપાળ તેલનિગમે પાઇપલાઇન મારફતે પેટ્રોલિયમ પેદાશો લઇ જવાના પરિક્ષણો સફળતાપૂર્વક પૂરા કર્યા છે મોતીહારીથી મોકલવામાં આવેલું ડિઝલ ગઇકાલે નેપાળ પહોંચ્યું હતું પેટ્રોલિયમ પેદાશોને વાજબી ખર્ચે સરળતાથી તેમજ પર્યાવરણને ઓછા નુકસાન સાથે પહોંચાડી શકાતી આ પાઇપલાઇનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધઆનમંત્રી કે

શર્મા ઓલી ટ્રંક સમયમાં કરે તેવી ધારણા છે

લીએન્ડર અને માર્કની જાડીએ મેથ્યુ એબડેન અને રોબર્ટની જાડીને બે વિરૂદ્વ એક સેટથી પરાજય આપ્યો હતો